ઉત્તરપ્રદેશમાં ચૂંટણી કર્મચારીઓને સલામતીની સઘન સલામતી વ્યવસ્થા સાથે જે તે મતદાન મથકોમાં મોકલવામાં આવ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે મધ્યપ્રદેશના સાગર તથા ગ્વાલીયરમાં યોજાનારી સભામાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાહ હરિયાણા અને પંજાબમાં જાહેર સભાઓ યોજશે

ભારતીય નૌકાદળના જવાનોએ ઓડીશાના ફણી ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયે રાહત અને પુનર્વસનકાર્ય હાથ ધર્યું છે

નૌકાદળના રણવિજય કદમાત અને ઐરાવત જહાજો તથા ત્રણ હેલીકોપ્ટરો સંબંધીત વિસ્તારમાં રાહત કાર્ય કરી રહ્યા છે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 દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઓડિશામાં વાવાઝોડાના કારણે સર્જાયેલી તબાહીમાંથી બચાવ અને રાહત કામગીરીમાં સહાયરૂપ થવા રૂપિયા પાંચ કરોડની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે

અપૂરતા વરસાદને કારણે રાજયના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે રાજય સરકારે સુસંકલીત આયોજન કર્યુ છે તેમણે જણાવ્યું કે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓએ તેમના જિલ્લામાં બેઠકો યોજીને પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને તે પ્રમાણે તંત્ર દ્વારા પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે નેહ્લ ઠક્કર માઈઆઈટી ગાંધીનગર સ્પાર્ક યે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન આઈઆઈટી ગાંધીનગર માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સ્પાર્ક યોજના હેઠળ વિશ્વની દસ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યુનિવર્સિટીઓ સાથે વિવિધ સંશોધનો માટે સહયોગ કરશે સ્કીમ ફોર પ્રોમોશન ઓફ એકેડેમીક એન્ડ રીસર્ચ કોલેબોરેશન સ્પાક હેઠળ આઈઆઈટી ગાંધીનગરના કુલ દસ સંશોધન પ્રોજેક્ટ્સને રૂપિાય છ કરોડ હુઉ લાખની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત સંસ્થા સાત દેશોમાં વિશ્વસ્તરના સંશોધકો સાથે પુનઃ પ્રાપ્ય ઊર્જા પોસાય તેવી તબીબી સારવાર કમ્પ્યુટર અને ગણિત વિજ્ઞાન રોબોટીક્સ જેવા વિવિધ વિષયો ઉપર સંશોધન હાથ ધરશે

આ સાથે પશુરામ ચોક નવા વાડજ અમદાવાદ ખાતે મંગળવારે રાત્રે લોકડાયરા નું પણ આયોજન કરાયું છે જેમાં પાટીદાર નેતા અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ફાજર રફી સમાજીક સમરસતા નું ઉત્તમ ઉ દા પૂરું પાડશે રાજ્ય સાથે જિલ્લામાં પણ અંજારનખત્રાણાભુજમુન્દ્રા સફિત નાં શહેરોમાં પણ પશુરામજયંતિની ઉજવણી જોશભેર ચાલી રહ્યાના સમાચાર છે ઉપરાંત ભુજમાં બાઈક રેલી યોજાઈ હતી નેહ્લ ઠક્કર રાજ્યમાં ગઈકાલે તમામ જિલ્લાઓમાં હવામાન સુક્ર રહ્યું હતું રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નહતો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં વધારે હતું